પ્રધાનમંત્રીએ આ યોજનાઓના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો છે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બાસ્કેટબોલ ખેલાડી પ્રશાંતસિંહનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાશીના લોકોમાં પડકારોને તકોમાં ફેરવવાની અનોખી આવડત છે તેમણે એમ પણ જણાવ્યું કે સૂંપર્ણાનંદ સ્ટેડિયમમાં રમતવીરો માટે આવાસ સુવિધાઓના વિકાસથી કાશીના રમતવીરોને ખેલ સુવિધામાં વધારો થશે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની આવતીકાલે હાથ ધરાનાર મત ગણતરીની તમામ તૈયારીઓ યૂંટણીપંચે પૂર્ણ કરી છે રાજ્યની અબડાસામોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે યૂંટણી યોજાઇ હતી

મતગણતરી માટે ભારતના ચૂંટણી પંચની મત ગણતરી અંગેની સુચનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે સચોટ નિરિક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રી ઓબ્ઝર્વર્વર એક સુપરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે મતગણતરી દરમિયાન સ્ટાફ માટે ફેસ શિલ્ડ માસ્ક સેનિટાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે

રાજ્ય સરકારે સીએનજી સહભાગી યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે હવે રાજ્યમાં વાહનચાલકોને સરળતાએ સીએનજી મળશે

રાજ્યપાલ કરછની મુલાકાતે કેન્દ્રીય ગૃહ્મંત્રી અમિત શાહ્ ધોરણોની મુલાકાતે આવી રહ્યા હોય કરછનું વફીવટીતંત્ર અને સુરક્ષાતંત્ર સજ્જ બન્યું છે અન્ય મફાનુભવો પૈકી રાજ્યપાલ આચાર દેવવ્રત પણ આવતીકાલથી કરછનાં મહેમાન બનવાના હોય તંત્ર સજ્જ બન્યું છે